એન જી અને પી એન જી માટેની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના ઘડી છે

ટિવટર ઉપર આપેલા સંદેશામાં તેમણે જણાવ્યું છે કે ભારતીય શહેરના ફલકમાં પરિવર્તન લાવવાના હેતુથી તેમની સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના સ્માર્ટ સીટી મિશન અને અમ્રત યોજના શરૂ કરી હતી આ પહેલોના કારણે શહેરી વિકાસની સાથે સાથે લાખ્ખો લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ નવતર પહેલોમાં ટેકનોલોજીનો ઉપયોગ નોંધપાત્ર મ્રડીરોકાણ અને ઝડપની સાથે સાથે લોકોની સહભાગીદારી પણ જોવા મળી છે

ટિવટર ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તે વખતે કટોકટીનો નિર્ભયતા પૂર્વક તેમજ મક્કમતાથી સામનો કરનાર બધા જ લોકોનું તે વંદન કરે છે તેમણે કહ્યું કે આવા લોકોના પ્રયાસોના કારણે આપખુદ વલણ સામે દેશમાં લોકશાહીના તાણાવાણા સફળતાપૂર્વક ટકી શક્યા હતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે દેશમાં કટોકટીની જાહેરાત અને તે પછીના બનાવોના સમયને દેશના ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય ગણાવી શકાય

તેમણે કહ્યું કે લોકશાહીની પુનઃસ્થાપના માટે લાખ્ખો લોકોએ યાતનાઓ વેઠી હતી

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ્કુમાર નીતિ આયોગના સભ્ય વે

ઓ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

દરમિયાન નેઋત્ય ચોમાસું પૂર્વ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં આગળ વધ્યું છે

સી સી ક્રિકેટ વિશ્વકપ સ્પર્ધામાં આજે લંડનમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે

હિન્દી તથા અન્ય ચેનલો ઉપરથી બપોરે અઢી વાગ્યાથી પણ સાંભળી શકાશે

જમ્મુના પોલીસ મહાનિદેશક એમ

તેમણે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ દાણચોરોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે પાકિસ્તાન સ્થિત હિજબુલ મુજાહિદ્દીનનાં આતંકવાદીઓ અને દાણચોરો વચ્ચે સંપર્ક છે